આઈ એચ હોકી શ્રેણીની ફાઇનલમાં જાપાન અને ભારત વચ્ચે મુકાબલો થશે

સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી વિશે જાણકારી મળ્યા પછી ગણતરીના કલાકોમાં કીગામ વિસ્તારમાં દારમડોરા ગામે સૈન્ય દ્વારા જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સૈન્ય દ્વારા ઘેરો સઘન બનાવતા છૂપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જો કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના આતંકવાદી જૂથની ઓળખ હજુ સુધી થઇ નથી આ સ્થળ પરથી ભારે માત્રામાં હથિયારો અને બોમ્બ વિસ્ફોટક સામગ્રી મળી આવી છે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નડ્ડાએ આજે પાટનગર દિલ્હીમાં શહિદી પાર્કમાં જઇ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના આદર્શ અને ભારતીય જનસંઘના સ્થાપક ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીને આજે તેમના શહિદ દિને શ્રદ્ધાંજલિ પાઠવી છે શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં કહ્યું છે કે એક સમર્પિત દેશ ભક્ત અને ગૌરવશાળી રાષ્ટ્રવાદી એવા ડોકટર મુખર્જીએ તેમનું પૂર્રું જીવન ભારતની એકતા અને અખંડિતતા માટે અર્પણ કરી દીધું હતું

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રિય ગ્રહમંત્રી અમીત શાહ પક્ષના કાર્યવાહક અધ્યક્ષ જે

નડ઼ા ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી અને અન્ય કેટલાય નેતાઓ નવી દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં આવેલા ડોક્ટર મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી હતી શ્રી નડ્રાએ પાટનગર દિલ્હીમાં શહિદી ઉદ્યાનની મુલાકાત લઇને ડોકટર શ્યામાપ્રસાદ મુખરજીને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી આ પ્રસંગે બોલતાં શ્રી નડ઼ાએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો ડોકટર મુખરજીના આદર્શો અને માર્ગને અનુસરવા વચનબદ્વ છે તેમણે દેશને સુદેઢ રાષ્ટ્ર બનાવવા કામ કરવાની પક્ષના કાર્યકરોને અપીલ પણ કરી હતી

પશ્ચિમ બંગાળમાં આજે વિવિધ કાર્યક્રમો યોજાયા છે રાજ્યમંત્રી સોવદેવ ચેટરજીએ આજે સવારે કોલકતા ખાતે ડોકટર મુખરજીને શ્રદ્ધાંજલી આપી હતી રાજ્ય ભાજપના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ તથા અન્ય અગ્રણીઓએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા રાજ્ય ભાજપ દ્વારા કોલકતામાં એક વિશેષ કાર્યક્રમ પણ યોજાયો છે ઉપરાંત આ દિવસને મનાવવા માટે વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લીચી ખાવાથી બાળકોને અસર થઇ હોત તો આ પ્રકારની અસર દેશના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હોત તેમના સંશોધનમાં વિટામીન બી કેલ્શિયમ પોટેશીયમ સોડીયમ અને ફોસ્ફરસના પ્રભાવશાળી સ્રોત એવા લીચી ફળનો એન્સીફાલીટીસ સાથે કોઇપણ પ્રકારનો સંબંધ જોવા મળ્યો નથી તેમણે કહ્યું કે વાસ્તવમાં આ મુદ્દે લોકજાગૃતિ કેળવવાની તાતી જરૂર છે

અમેરિકાના વિદેશ વિભાગે તાજેતરમાં પ્રકાશિત કરેલા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રના વિષેના અહેવાલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ લઘુમતી સમુદાયો સહિત તેના તમામ નાગરિકોને બંધારણીય અધિકારો આપવાની બાંહેધરી બક્ષે છે તેમણે ઉમેર્યું હતું કે ભારત એક ચેતનવંતી લોકશાહી છે જેનું બંધારણ ધાર્મિક સ્વતંત્રતાને સુરક્ષા બક્ષે છે અને લોકતાંત્રિક તથા કાયદાનું શાસન બંધારણીય અધિકારોને પ્રોત્સાહન આપે છે અને તેમનું રક્ષણ કરે છે તેને વ્યાપક આવકાર મળેલો છે

દરમિયાન ભારતીય જનતા પક્ષે ગઇકાલે એક નિવેદનમાં કહ્યું છે કે આ અહેવાલ પક્ષ અને નરેન્દ્ર મોદી સરકાર સામે સ્પષ્ટ પૂર્વગ્રહ પ્રદર્શિત કરે છે પક્ષના પ્રસાર માધ્યમોના વિભાગના વડા અને રાજ્યસભાના સાંસદ અનિલ બાલુનીએ જણાવ્યું કે લઘુમતીઓ વિરોધી હિંસા પાછળ કોઇ મોટો ઇરાદો હોવાની અહેવાલમાં વ્યક્ત કરાયેલી ધારણ સાવ ખોટી છે મોટાભાગના આવા બનાવો સ્થાનિક વિખવાદોના પરિણામે અને ગુનાહિત મનોવૃત્તિના કારણે આચરવામાં આવ્યા હતા

કૃષિ પ્રવૃત્તિઓનો આધુનિકીકરણ કરવા અને તેમાં ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા આંતર મંત્રાલય કક્ષાની સમિતીએ ભલામણ કરી હતી આ ટેકનોલોજીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા માહિતીનું મોટા પાયે વિશ્લેષણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનો સમાવેશ થાય છે